તેઓ કોરાનાની સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ સંદેશમાં મહેશભઆ અને નરેશભઆ બંનેના નિધન પર શોક વ્યકત કર્યો હતો તેમણે કહ્યુ કે સંસ્કૃતિ જગત ગુજરાતી ગીતો અને સંગીત માટેના તેમના યોગદાનને કયારેય નહિ ભૂલી શકાય ગૃહમંત્રી અમિત શાહે સ્વ નરેશભાઇના આત્માને પ્રભ્યુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરતા ટવીટ સંદેશમાં લખ્યુ કે ગુજરાતી ફિલ્મોમાં તેમનુ થોગદાન લોકોના દિલમાં અમર રહેશે ગુજરાતના રાજયપાલશ્રી આયાર્ય દેવવ્રતે શ્રધ્ધા સુમન પાઠવતા જણાવ્યુ કે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે સ્વ નરેશ કનોડિયાનુ યોગદાન અવિસ્મરણીય બની રહેશે રાજયપાલશ્રીએ દિવગંત આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નરેશ કનોડિયાના નિધન પર શોક વ્યકત કરી શ્રધ્ધાજંલી પાઠવી છે મુખ્યમંત્રીશ્રીએ સ્વગર્સ્થ નરેશ કનોડિયા એ ગુજરાતી ચલચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરી દસકાઓ સુધી લોક માનસમાં એક આગવુ સ્થાન મેળવ્યુ છે તેને યાદ કરતા કહ્યુ કે આ યોગદાન ગુજરાતી યલચિત્ર જગતમાં સદાય અવિસ્મરણીય બની રહેશે ભાજપા અધ્યક્ષ સી

પાટીલે પણ ટવીટ સંદેશમાં સ્વ નરેશભાઇને શ્રધ્ધાજલિ અર્પી હતી

નરેશ કનોડિયાના નિધન પર શોક વ્યકત કર્યો હતો

તેમણે ઉમેર્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સીંગ માસ્ક અને સેનિટાઈઝેશન સાથે આપણે સૌ ગુજરાતી બાંધવોએ કોરોનાને હરાવી સમાજને હેમખેમ રાખવા પ્રયાસ કરીએ

આ પ્રસંગે આકાશવાણી તેના સંગ્રહમાંથી સરદાર પટેલના પસંદ કરેલા ભાષણોના અંશોનું પ્રસારણ કરી રહ્યું છે